પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે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

રાજ્ય સરકારે પર્યાવરણના રક્ષણ સાથે સાતત્યપૂર્ણ વિકાસને જાળવી રાખવા પર્યાવરણને ધ્યાનમાં લઇને ઔદ્યોગિક ક્ષેત્રની માળખાકીય વ્યવસ્થા સુદ્રઢ બનાવવાને પ્રાધાન્ય આપ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાય ડાયસ્ટફ સંગઠનના વેબપોર્ટેલ મોબાઇલ એપ તથા ડિરેકટરીનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી વિમોચન શુભારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે રાજ્યમાં વટવા અંકલેશ્વર વાપી વડોદરા જેવા ક્ષેત્રોમાં પર્યાવરણની જાળવણી સાથે થઇ રહેલા ઔદ્યોગિક વિકાસની માહિતી આપી હતી

શ્રી રૂપાણીએ ડાયસ્ટફ રસાયણ ઉદ્યોગોના કેન્દ્ર તરીકે ગુજરાતની ખ્યાતિને પર્યાવરણની જાળવણી સાથે આગળ વધારવાની જવાબદારી ડાયસ્ટફ ઉત્પાદક સંગઠનની છે તેમ જણાવ્યું હતું

આ પરીક્ષામાં પરિક્ષાર્થીએ માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવી રાખવું ફરજિયાત છે આ ઉપરાંત પરિક્ષાર્થીની આરોગ્યની સ્થિતિ અંગે સ્વ ઘોષિત બાંયધરી સાથેનું એડમીટ કાર્ડ સરકાર માન્ય ઓળખપત્ર વધારાનો પાસપોર્ટ સાઈઝ ફોટો પર્સનલ હેન્ડ સેનેટાઈઝર અને અન્ય દસ્તાવેજ લાવવાના રહેશે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોના યુસ્ત પાલન સાથે આ પરીક્ષા યોજાશે પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સોમનાથ અને અમદાવાદથી બે ખાસ ટ્રેનો ચલાવી છે

શાળાના આચાર્યોએ પોતાની શાળાની માર્કશીટ તથા પ્રમાણપત્રો મુખત્યારપત્ર રજૂ કરીને મેળવી લેવાના રહેશે

આ સૂચના મુજબ વિદ્યાર્થીઓએ હોલ ટિકીટ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે

વ્યવસાયલક્ષી પ્રવાહના ફ્ટષિ કોમર્સ ગૃહવિજ્ઞાન જેવા જૂથની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાએ લેવાની રહેશે પરીક્ષાર્થીએ માસ્ક પહેરવો તથા સામાજીક અંતર જાળવવું ફરજીયાત છે

આ પ્રસંગે જિલ્લા કલેકટર રવિશંકર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ કોર્પોરેટરો અને મહાનગર પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

કોવિડ કટોકટીને લીધે દર્દીઓની જીવનરક્ષા માટે ઓક્સિજનની વધેલી માંગને ધ્યાનમાં રાખી જી

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ વિનોદ રાવે રાતદિવસ કામ કરીને આ ટાંકીના વિક્રમ સમયમાં નિર્માણની કામગીરીને બિરદાવી કોવિડ નિયમનમાં સલાહકાર તરીકે કાર્યરત ડૉ